અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની બે દિવસની મુલાકાતે આજે અમદાવાદ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત એક લાખથી વધુ જનમેદનીને સંબોધન કરશે વિદેશમંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં અપુરતો પુરવઠો હોવાથી સરકારે કેટલાક તબીબી ઉપકરણોની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યો છે પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજનાને આજે એક વર્ષ પૂર્ણ થશે ઈરાનમાં કોરોના વાયરસના લીધે મૃત્યુ પામનારની સંખ્યા વધીને સંખ્યા

તેમની સાથે તેમના પત્ની મેલેનીયા પુત્રી ઇવાન્કા જમાઇ જેરાડ કુશનર તથા વહિવટીતંત્રના ટોયના અધિકારીઓ ભારત આવશે આજે અમદાવાદ આવનારા શ્રી ટ્રમ્પ સાબરમતી આશ્રમ જશે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં ભાગ લેશે બંન્ને આગેવાનો આજે મોટેરા સ્ટેડિયમમાં યોજાનાર નમસ્ત ટ્રમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે આ પ્રસંગે મોટેરા સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાશે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ શ્રી ટ્રમ્પ આગરા જશે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના ખેરીયા વિમાન મથકે આવનાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું સ્વાગત કરશે આજે મોડી સાંજે શ્રી ટ્રમ્પ દિલ્હી જવા રવાના થશે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનીયાનું આવતીકાલે સવારે રાષ્ટ્રપતિભવન ખાતે વિધીવત સ્વાગત કરાશે ત્યાર પછી શ્રી ટ્રમ્પ રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંજલી આપશે આવતીકાલે બપોરે પ્રધાનમંત્રી શ્રી ટ્રમ્પના માનમાં ભોજન સમારોહ યોજશે અને ત્યારપછી બંને આગેવાનો હૈદરાબાદ હાઉસમાં પ્રતિનિધિસ્તરની મંત્રણા કરશે આવતીકાલે સાંજે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે વાતચીત કરશે ત્યારપછી શ્રી ટ્રમ્પ અમેરિકા જવા રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે યોજાનારી મંત્રણામાં વેપાર સંરક્ષણ આતંકવાદનો સામનો કરવો ઉર્જા જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રખાય તેવી સંભાવના છે શ્રી ટ્રમ્પની સાથે ભારત આવનાર ઉચ્ય સ્તરીય પ્રતિનિધિમંડળમાં નાણામંત્રી સ્ટીવાન મ્યુચીન વાણિશ્ચ્યમંત્રી વિલ્બર રોસ રાષ્ટ્રીય સલામતી સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન અને ઉર્જામંત્રી ડેને બ્રેલીએટનો સમાવેશ થાય છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશક્રમારે પત્રકારો સાથેની વાતયીતમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી સૂચના મુજબ આ પ્રતિબંધ મૂકાયો છે તેમણે ઉમેર્યું હતું કે બીજા દેશોની જેમ જ કોરોના વાયરસના સંભવીત રોગયાળા સામે સાવચેતીના પગલાં લેવાની જવાબદારી ભારતની છે ચીનમાં તબીબી ઉપકરણોની ઉપલબ્ધતામાં રહેલી ઘટને ધ્યાનમાં લઈને ભારત સરકારે પ્રતિબંધ મૂકાયેલા તબીબી ઉપકરણોની એક વખત નિકાસ કરવા દેવા મંજૂરી આપી છે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપિંગને ભારત મદદ કરવા તત્પર હોવાનું પણ જણાવ્યું છે

શરૂઆતમાં આ યોજના હેઠળ ખેતી યોગ્ય બે હેક્ટર જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડ઼તોને આવરી લેવાયા હતા પણ ત્યારપછી આ યોજનાનું વિસ્તરણ કરીને બધા જ ખેડૂતોને આવરી લેવાયા છે

મહારાષ્ટ્ર વિધાનસભાના આજથી શરૂ થનાર બજેટ સત્રના પ્રારંભે તેઓ ગઈકાલે મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તેમણે દાવો કર્યો હતો કે મહા વિકાસ આઘાડી સરકારે અત્યાર સુધીમાં લોકહિતમાં ઘણાં સારા નિર્ણયો લીધા છે

બજેટ સત્રના પહેલા દિવસે રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધશે ત્યારપછી ગૃહ્માં આર્થિક સર્વેક્ષણ રજુ કરાશે

ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનની વિષય વસ્તુ છે ઈશાન ભારતના રાજ્યોની ભાગીદારી સહકાર અને વિકાસ આ સંમેલનના આજે સાંજે યોજાનારા ઉદઘાટન સત્રમાં ઉત્તર પૂર્વ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય ઉપસ્થીત રહેશે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ શિક્ષણવિદો તથા આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થાના પ્રતિનિધિઓ પણ સંમેલનમાં ભાગ લેશે

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સોમેન મિત્રાએ જણાવ્યું છે કે વિવિધ વિસ્તારોમાં પક્ષોના પ્રભાવને ધ્યાનમાં લઈને કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પોતાના ઉમેદવારો ઉભા રાખશે

ના બદલે મતપત્રકો દ્વારા મતદાન યોજવાનું સૂચન કર્યું હતું

રાજ્ય યૂંટણી પંચ મ્યુનિસિપલ યૂંટણીના આયોજનની તૈયારી કરી રહ્યું છે

ઈરાનમાં કોરોના વાયરસના કેસ નોંધાતા આસપાસના દેશોએ પણ સાવચેતીના પગલાં લેવાની શરૂઆત કરી છે પાકિસ્તાન અને તુર્કીએ હંગામી ધોરણે ઈરાનની સરહદ બંધ રાખવાનો તથા અફધાનિસ્તાનને બધી જ વિમાન સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો

બીજીંગમાં ખાસ બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા

સત્તાવાળોએ વિજેતા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પણ તે કયા રાજકીય પક્ષના છે તેની વિગતો આપી નથી

ભારતીય સમય મુજબ આ મેચ આજે બપોરના સાડા ચારથી રમાશે